ભારતે કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાના પાકિસ્તાનનાં પ્રસ્તાવને સ્વીકાર્યો

અલગ થવાના કારણે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી તરફ આગળ વધવા લાગશે અને ઓર્બિટર ચંદ્રની પરિક્રમા કરતાં રહેશે ઈસરોએ ગત સાંજે ચંદ્રથાન રને ચંદ્રની કક્ષાથી વધુ નજીક લાવવાની પાંચમી અને અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી હતી ઓર્બિટર પૂર્વ યોજીત યોજના અનુસાર એક વર્ષ સુધી પોતાની કક્ષામાં રહેશે ચંદ્રયાન રમાં ઓર્બિટર લેન્ડર અને રોવર છે

લેન્ડરનું મુખ્ય કાર્ય ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરીને સુરક્ષીત રીતે રોવરને અલગ કરવાનું છે

આ અભિયાન પૂર્ણ થયા બાદ ભારત ચંદ્રની સપાટી પર ઉતરનારા ચાર દેશોના સમુહમાં સામેલ થઈ જશે

ગઈકાલે મહારાષ્ટ્રના સોલાપુરમાં એક રેલીને સંબોધતાં શ્રી શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જા સમાપ્ત કર્યા બાદ સૌપ્રથમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની યૂંટણી આવી રહી છે આ રેલીનું આથોજન પહેલી ઓગષ્ટથી શરૂ થયેલ મહાજનાદેશ થાત્રાના બીજા તબક્કાના સમાપન પર કરાયું હતું શ્રી અમિત શાહે યુપીએ સરકારમાં ભાગીદાર શરદ પવારના મફારાષ્ટ્રના ખેડૂતોને નાણાંકીય સહાય આપવામાં તેમના યોગદાન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા શ્રી શાહે શરદ પવારને તે સમયગાળામાં મહારાષ્ટ્ર માટે ફાળવાયેલું ભંડીળ અને થયેલા કાર્યોનો લેખાજાખા આપવાનું પણ કહ્યું હતું

શ્રી ખન્નાએ જણાવ્યું હતું કે આ લોકોએ જુની સરકારો તરફથી રખાયેલા અમાનવીય અભિગમને કારણે ઘણું સફન કર્યું છે

વિદેશ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે ભારતીય ઉચ્યાયુક્ત પ્રભારી ગૌરવ અહલુવાલિયા આજે જાધવને મળશે ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતનાં કાયદા પ્રમાણે પાકિસ્તાન જાધવ સાથેની વાતચીત માટે સ્વતંત્ર સાર્થક અને પ્રભાવી વાતાવરણ પુરૂ પાડશે તેવી આશા વ્યક્ત કરી છે

આ બાબતે ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ અપીલ કરી હતી અને અદાલત તરફથી ભારતની તરફેણમાં નિર્ણય આવ્યો હતો

આવકવેરા વિભાગે આંકડાઓ અનુસાર આઈટીઆર ફાઈલિંગમાં ગત વર્ષની તુલનાએ યાર ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું છે

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના આંકડાઓ અનુસાર વિભાગે અત્યાર સુધીનો સર્વોચ્ય રેકોર્ડ બનાવતા આઈટીઆરના ઈ ફાઈલિંગમાં ઈતિહાસ રચ્યો છે

આ સંમેલન પૃથ્વીને ફરી એકવાર પ્રદૃષણ મુક્ત બનાવવા અને માનવ સ્વાસ્થ્યની રક્ષા કરવાના ઉદ્દેશથી વિભિન્ન દેશો માટે એક માળખુ તૈથાર કરશે જેમાં દિર્ઘકાલીન ઉપાયો ઉપલબ્ધ હશે

જમીનની ગુણવત્તા વધારવા માટે આધુનિક ટેકનિકના ઉપકરણ બનાવતા ઉદ્યોગો ઉપર આ સંમેલનમાં પોતાના નવીનત્તમ ઉપકરણોનું પ્રદર્શન કરશે ભૂમિ જીવન રેખા છે અને તેની અસર જીવન તથા સ્વાસ્થ્ય પર પડે છે આ વિષયને કેન્દ્રમાં રાખીને આ સંમેલનનું આયોજન કરાય છે

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષવાળી પાંચ સભ્યોની પીઠે રાજીવ ધવન તરફથી હાજર રહેલા વરિષ્ઠ ધારાશામી કપિલ સિબ્બલને જણાવ્યું હતું કે અવમાનના અરજી ઉપર વિયાર કરવામાં આવશે મુખ્ય અરજીકર્તા એન

આ પરિયોજનાઓનો અનુમાનીક ખર્ચ એક અરબ ડોલર જેટલો થશે

ઈલાહી અને ભારતમાં બાંગ્લાદેશના ઉચ્યાયુક્ત રિવા ગાંગુલીદાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા

જાકે અત્યાર સુધી તેના ઉપર અમલ થઈ શક્યો ન હતો

લાયસન્સ આપવાની શરતો પણ સખત બનાવાઈ છે અને વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે દંડ પણ વધારી દેવામાં આવ્યો છે

બુદ્વિ વિવેક સૌભાગ્ય અને સમુદ્ધિના પ્રતિક ગણપતિજીના જન્મોત્સવનો આજથી આરંભ થયો છે

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે પ્રથમ દિવસે ભક્તો રાજ્યના વિવિધ પંડાલોમાં અને નિવાસસ્થાને ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરશે અમારા પણજીનાં સંવાદદાતાનાં જણાવ્યા પ્રમાણે દેશ અને વિદેશનાં પરિવારો ભેતક્ત અને ઉત્સાહ સાથે આ ઉત્સવ મનાવવા માટે ગોવામાં આવશે તમિલનાડના ત્રિચીમાં પણ આ ઉત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાથડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીની દેશવાસીઓને શુભકામના પાઠવી છે